ગઇકાલે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ પાસે લોકશાહીની શકિત અને ભવિષ્યની દ્રષ્ટી છે પ્રધાનમંત્રી મોદીએ કહયું કે આપણે એ થાદ રાખવું જોઇએ કે બંને દેશો પાસે વેપાર અને વાણિજય ક્ષેત્રે સમાન તકો છે પરંતુ સાથોસાથ આતંકવાદ જેવા જોખમો પણ છે

તેમણે બાંગ્લાદેશની મુકિતમાં ભારતના કાળાને યાદ કર્યો અને પાકિસ્તાની સૈન્ય ધ્વારા મ્રકિતવાહીની પર કરવામાં આવેલા અત્યાચારોની ટીકા કરી બાંગ્લાદેશી લોકોની આઝાદીની લડતને યાદ કરતા પ્રધાનમંત્રીએ આ લડતમાં પોતાના યોગદાનની પણ વાત કરી પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના યુવાનો માટે સુવર્ણ જયંતી શિષ્ટવૃત્તિની જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે ગઇકાલે ઢાકા પહોચ્યા હતા જયાં ઢાકા વિમાન મથકે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યુ હતું ત્યારબાદ પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તરત જ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લઇને બાંગ્લાદેશના મુકિત સંગ્રામમાં શહીદ થયેલા વીરોને શ્રધ્ધાંજલી આપી હતી બંગાળ આસામ ચુંટણી આસામ અને બંગાળ વિધાનસભાની પહેલા તબકકાની ચુંટણીમાં આજે સવારના સાત વાગ્યાથી મતદાનનો આરંભ થયો છે આસામમાં આજે સાંજે છ વાગ્યા સુધી જયારે બંગાળમાં સાડા છ સુધી મતદાન થશે

આસામમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ કોંગ્રેસના વડપણ હેઠળના મહાજોત ગઠબંધન અને આસામ જાતીય પાર્ટી વચ્ચે મુકાબલો છે આજની પહેલા તબકકાની ચુંટણીમાં મુખ્ય ઉમેદવારોમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અતુલ બોરા આસામ જાતીય પરીષદના એલ ગોગોઇ મુખ્ય છે જયારે બંગાળમાં સત્તાધારી ટીએમસી અને ભાજપ તથા કોંગ્રેસ ડાબેરીઓના સંયુકત મોરચા વચ્ચે મુકાબલો છે યુંટણી પંચે મતદાનની પ્રક્રિયા પારદર્શક બનાવવા ઇવીએમ સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે કોવીડની સ્થિતિને ધ્યાનમાં લઇને દરેક મતદાન મથકે દોઢ ફજારના બદલે એક ફજાર મતદારોને મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ છે એવી જ રીતે કોવીડના દર્દીઓ તથા કવારન્ટાઇન થયેલા મતદારોને પોસ્ટલ બેલેટ પેપરની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે એસસી ઇલેક્ટ્રોરલ બોન્ડ્સ સર્વોચ્ય અદાલતે યૂંટણી બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ માંગતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંગઠનની અરજી ફગાવી દીધી છે પાંચ રાજ્યોની વિધાનસભાની યૂંટણી વચ્ચે પહેલી ઐપ્રિલથી દસમી એપ્રિલ સુધી યુંટણી બોન્ડ બહાર પડવાના છે મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના અધ્યક્ષપદે ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી સર્વોચ્ય અદાલતે કહ્યું કે ચૂંટણી બોન્ડ અગાઉ પણ ઘણી વખત બહાર પાડવામાં આવ્યા છે અને યૂંટણીમાં તેની વિપરીત અસરના કોઈ પુરાવા નથી સુપ્રીમ કોર્ટે ઉમેર્થું કે આ કેસમાં કોઈ વચગાળાના આદેશની આવશ્યકતા નથી અગાઉ વયગાળાના આદેશોમાં રાજકીય પક્ષોને સીલબંધ કવરમાં યૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા દાનની વિગતો પંચને સુપરત કરવાની સૂચના આપી છે

રોઝીયાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સહિત ચાર જણાની ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાણિજય સુએઝ કેનાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે કહયું છે કે સુએઝ કેનાલમાં જહાજોની અવર જવરમાં અવરોધ ઉભો થવાથી ઉત્પન્ન સ્થિતિને પહોંચી વળવા માટે ચાર સુત્રીય યોજના બનાવવામાં આવી છે આ યોજના અનુસાર ભારતીય નિકાસ સંઘ સમુદ્રી ઉત્પાદન નિકાસ વીકાસ પ્રાધિકરણ અને કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદન નિકાસ વીકાસ પ્રાધિકરણ સંયુકત રીતે જલ્દી ખરાબ થનારી વસ્તુઓને ઓળખીને પ્રાથમિકતાના આધારે તેને આગળ મોકલવા માટે જહાજ કંપની સાથે કામ કરશે મંત્રાલઘે કહયું કે માલની હેરફેર કરનારી જહાજ કંપનીઓના સંઘે આશ્વાસન આપ્યું છે કે અત્યારના કરાર અનુસાર જ માલવહનના દર લેવામાં આવશે સંકટ સમયે જહાજ કંપનીઓને માલની હેરફેરના દરોમાં સ્થિરતા જાળવી રાખવા વિનંતી કરાઇ છે મંત્રાલયે કહ્યું કે માર્ગ અવરોધ સમાપ્ત થઇ ગયા પછી આશા છે કે કેટલાક બંદરો ખાસ કરીને જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ મુદ્રા અને હજીરા બંદરો પર માલ એકત્ર કરવામાં આવી શકે છે

જો કે અન્ય એક કવાર્ટર ફાઇનલમાં ઇરા શર્મા ડેનમાર્કની ખેલાડી લાઇન ક્રિસ્ટોફર્સન સામે હારી ગઇ હતી પુરુષોની સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં કિદામ્બી શ્રીકાંત ફાંસના તોમા જુનીયર પોપોવ સામે હારી ગયો હતો

હરિથાણાએ પ્રથમ હાફમાં પાંચ ગોલ નોંધાવીને રમત ઉપર પકડ મેળવી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે આ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમના ખેલાડીઓમાંથી ભારતીય મહિલા ટીમના સભ્યો પસંદ કરાશે આ ભારતીય ટીમ અમેરિકાના ન્યૂજર્સીમાં ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેશે